મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું કે રાજ્યમાં વૃક્ષો અને વન્ય જીવ સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થયો છે

વિદ્યા સહાયકોની ભરતીના કારણે પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત નિવારી શકાઈ છે એટલું જ નહીં શિક્ષણની ગુણવત્તામાં પણ સુધારો થઈ શક્યો છે શિક્ષણ રાજ્યમંત્રી મંત્રી શ્રી વિભાવરબેન દવેએ રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન વિગતો આપતાં જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ ધોરણ એકમાં પાંચમાં ગણિત ભાષા અને સમાજવિદ્યા મળી ઓછામાં ઓછા ત્રણ શિક્ષકો હોય છે

મહિલા બાળ કલ્યામ મંત્રી શ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું છે કે નિરાધાર વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા રાજ્ય સરકાર તત્પર છે

રાજકોટ ખાતે બંધાનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટથી સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગ અને બંદરીય પ્રવૃત્તિને વેગ મળશે રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજકોટ ખાતે સી પ્રકારના આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટને કારણે રાજકોટના ઇજનેરી ઉદ્યોગ જામનગરના બ્રાસ ઉદ્યોગ જેતપુરના ટેક્સટાઇલ ઉઘ્ઘોગ અને મોરબીના સિરામિક ઉઘ્ઘોગ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના વેરાવળ ઓખા મુન્દ્રા બેડી અને પોરબંદર જેવા બંદરોના વિકાસને વેગ મળશે

આ સંદર્ભમાં ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે

હાલમાં રાજકોટ દિલ્હી વચ્ચે દરરોજ સવારે એક ફલાઇટ આવાગમન કરે છે

ગુજરાત એસ ટી દ્વારા મુસાફરોને એસ ટી

ટી

મૂલ્યવર્ધન મશરૂમની વિવિધ બનાવટો થકી સ્થાનિક કક્ષાએ રોજગારીની વધુ તકો ઉપલબ્ધ થાય તે હેતુથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા ત્રિદિવસીય તાલીમ શિબિર યોજવામાં આવ્યો હતો

મશરુમ રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે ઓછી કેલરી ઉત્તમ આર્યન સાથે વિટામિન ડીની ઉણપ દૂર કરે છે ડાંગ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી

વસતી સ્થિરતા લાવવા અને કુટુંબના સર્વાંગી વિકાસ સાથે નાના કુટુંબની ભાવવા કેળવવા જિલ્લાના ગામડે ગામડે એ એન એમ